ત કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જોજીલા ટનલના નિર્માણ કાર્યની શરૂઆત કરાવી

વી

અબ્દલ કલામની નેવ્યાશીમી જયંતિએ કૃતજ્ઞ રાષ્ટ્ર તેમને સ્મરણાંજલી અર્પી રહ્યું છે

પ્રધાનમંત્રીએ આરોગ્ય મંત્રાલયના રસી માટેના વ્યાપક વિતરણ અને વિતરણ પદ્ધતિઓ અંગે માહિતી મેળવી હતી પ્રધાનમંત્રી સર્વેક્ષણ અને પરિક્ષણ બંનેને વધારવા પર ભાર મૂક્યો હતો તેમણે કહ્યું કે નિયમિત ઝડપી અને સસ્તી પરિક્ષણ સુવિધા સૌ કોઇને વહેલી તકે ઉપલબ્ધ થવી જોઇએ શ્રી મોદીએ પરંપરાગત દવાઓની સારવાર માન્યતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમણે પુરવા આધારિત સંશોધન કરવા અને કપરા સમયમાં વિશ્વસનીય નિરાકરણ લાવવા બદલ આયુષ મંત્રાલયની પ્રશંસા કરી હતી આ બેઠકમાં આરોગ્યમંત્રી ડો હર્ષવર્ધન નીતિ આયોગના આરોગ્ય સમિતિના સભ્ય ડો

કે પૉલ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રો

વિજય રાધવન અને વરિષ્ઠ વિજ્ઞાનીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા

જમ્મુ કાશ્મીરના પશ્ચિમી પોર્ટલ નીલાગઢમાં અને લદ્દાખમાં ઇસ્ટ પોર્ટલ સ્પૈંગલા મીનમર્ગમાં વિસ્ફોટ કરીને તેની શરૂઆત કરાઇ હતી શ્રી ગડકરીએ આ ક્ષણને ગૌરવપૂર્ણ અને મહત્વપૂર્ણ ગણાવી હતી

વી સદાનંદ ગૌડાએ કહ્યું છે કે ભારત વિશ્વમાં જેનેરિક દવાઓના સૌથી મોટા ઉત્પાદક અને નિકાસકાર દેશોમાંનો એક છે

તેમણે કહ્યું કે આ દવાઓ પૂરી પાડનાર ભારત દેશની દુનિયામાં વિશ્વસનીય પ્રતિષ્ઠા છે શ્રી ગૌડાએ કહ્યું કે સરકારે દેશમાં ત્રણ ઔષધિ પાર્ક અને તબીબી ઉપકરણો સંબંધિત ચાર પાર્ક એમ કુલ સાત પાર્કને વિકસાવવા તાજેતરમાં જ યોજના શરૂ કરી છે તેમણે ફાર્મા ક્ષેત્રમાં ઉત્પાદન કેન્દ્ર સ્થાપિત કરવા રોકાણકારોને આમંત્રણ આપ્યું હતું

અબ્દુલ કલામ પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન તરીકે પ્રસિદ્ધ ડો

અબ્દુલ કલામની નેવ્યાશીમી જયંતિએ કૃતજ્ઞ રાષ્ટ્ર તેમને સ્મરણાંજલી અર્પી રહ્યું છે

જેનું નિર્દેશન પંકજ વ્યાસે કર્યું છે અને તેમાં ભારતીય અંતરીક્ષ વિજ્ઞાન કાર્યક્રમની સફળતામાં ડો કલામની મહત્વપૂર્ણ ભૂમિકા સહિત તેમના જીવન અને કાર્યોને દર્શાવવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત સમારંભમાં ડો કલામને શ્રદ્ધાંજલી આપી

કલામને સાદગી અને જ્ઞાનના પ્રતિક ગણાવ્યા છે તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ડો કલામ હંમેશા પ્રત્યેક ભારતીયને પ્રેરણા આપતા રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ડોક્ટર કલામે રાષ્ટ્રપતિ તથા વૈજ્ઞાનિક તરીકે ભારતના વિકાસમાં આપેલું યોગદાન ચિરસ્મરણીય રહેશે તેમનું જીવન ઘણાં માટે પ્રેરણાદાયક છે ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર કલામને દેશના અવકાશ અને મિસાઇલ કાર્યક્રમના શિલ્પકાર તરીકે ઓળખાવીને તેમની કામગીરીને પ્રેરણાદાયી ગણાવી છે

આ વર્ષની વિદ્યાર્થી દિવસની વિષય વસ્તુ છે લોકો વિશ્વ સમૃધ્યિ અને શાંતિ માટે શિક્ષણ તમિલનાડુમાં રામેશ્વરમ નજીક આવેલા ડોક્ટર કલામના સ્મારક ખાતે આજે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

કોરોના અંગેના આ સંદેશ બાદ

સાથે ભારતનું ઐતિહાસિક જોડાણ છે

જૈવિક રીતે સમૃદ્ધ આ જાતો અદના ભારતીયોની સામાન્ય થાળીને પોષક તત્વોથી ભરપુર થાળી બનાવશે

અટલ પેન્શન યોજના પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી પીએફઆરડીએ ના અધ્યક્ષ સુપ્રતિમ બંદોપાધ્યાયે જણાવ્યું છે કે રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી અને અટલ પેન્શન યોજનાના સંચાલન હેઠળની કુલ સંપત્તિ પાંચ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે

નવી દિલ્હીમાં પત્રકારોને જાણકારી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે વંદે ભારત મિશનના સાતમો તબક્કો આ મહિનાની પહેલી તારીખથી ચાલુ છે

પૂનમ ક્ષેત્રપાલ સિંહે કહ્યું કે આ વર્ષે આ દિવસ સમગ્ર વિશ્વને એ યાદ અપાવવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે કે આ સામાન્ય અને સસ્તો ઉપાય ખૂબ જ મહત્વપૂર્ણ અને ખતરનાક સંક્રમણને અટકાવવા માટે અસરકારક છે તેમણે કહ્યું કે દસ મહિનામાં મહામારીના સમયમાં સાબુથી હાથ ધોવા અને સુરક્ષિત સામાજિક અંતર રાખવા માસ્કનો ઉપયોગ કરવા જેવા ઉપાયોથી કોરોના વાયરસથી ઘણા અંશે બચી શકાય છે

સશસ્ત્ર દળ ધ્વજદિન કોષ સરકારે બધા જ નાગરિકોને અનુરોધ કર્યો છે કે યુદ્ધમાં શહીદ થયેલા વીર યોદ્ધાઓની વિધવાઓ બાળકો અને પૂર્વ સૈનિકોના કલ્યાણ માટે રાષ્ટ્રીય સશસ્ત્રદળ ધ્વજદિન ફાળામાં ખુલ્લા દિલથી દાન આપે